વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું છે કે કોરોના વાઈરસના ફેલાવાના પગલે ઈરાનમાં અટવાયેલા ભારતીય ભાવિકોને પાછા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે

જયશંકરે જણાવ્યું છે કે ઇરાનમાં અટવાયેલા ભારતીયોના સ્ક્રિનિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને તેમને ભારત લાવવાની વ્યવસ્થા બાબતે ઇરાનના સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે એવી જ રીતે ઇરાનના ક્ય્ઓમથી ભારતીયોને પરત લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ઇરાનમાં અટવાયેલા ભારતીય માછીમારોમાં કોરોનાનો કેસ હજી સુધી નોંધાયો નથી

આરોગ્ય અને કુંટુબ કલ્યાણ વિભાગના સચિવ સંજીવ ક્રમારે આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતુ કે નવા ત્રણ કેસો દિલ્હી જમ્મુ અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે

સત્તાવાર પ્રવક્તા રોહિત કન્સલે જણાવ્યું છે કે આ તમામ કેસ જમ્મુ શહેરના સત્તવારી અને સરવાલ વિસ્તારના છે

જોકે કેટલા લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે તે અંગે પ્રવક્તાએ સ્પષ્ટતા કરી નથી

આ પૈકી મોટાભાગના મૃત્યુ ઉત્તર ઇટાલીના લોંબારડી પ્રાંતમાં થયા છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘની વેપાર મૂડી રોકાણ અને વિકાસ અંગેની પરિષદના નવા અહેવાલમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે એવી જ રીતે આ ઘટનાના લીધે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસદર ઘટીને અડધોથી દોઢ ટકા થવાની સંભાવના છે

ચીનના રાષ્ટ્રીય આરોગ્યપંચે જણાવ્યું છે કે સૌથી વધુ મૃત્યુ હુબેઈમાં નોંધાયા છ

અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે અધિકારીઓ આરોપીઓના મુંબઇ સ્થિત નિવાસસ્થાન અને સત્તાવાર પરિસરમાં તપાસ કરી રહ્યાં છે

લઘુમતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર લઘુમતી સમુદાયની બેહનોને સામાજીક આર્થિક અને શૈક્ષણિક રીતે અધિકાર સંપન્ન બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે

લઘુમતિ બાબતોનું મંત્રાલય નેતૃત્વના ગુણો સમુદાયની મહિલાઓમાં વિકસે તે માટે યોજના અમલમાં મૂકી રહ્યું છે આ નિર્ણય મુજબ છેલ્લા પાંચ વર્ષમાં નઇ રોશની યોજના હેઠળ આસરે ત્રણ લાખ મહિલાઓને નેતૃત્વ વિકાસની તાલીમ આપવામાં આવી છે

પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઓર્કાર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હાવાની બાતમી મળતા સુરક્ષા દળો દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી માર્યા ગયેલા બંને આતંકવાદીઓ કુલગામ જીલ્લાના રહેવાસી હતા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને છુપાયેલા આંતકવાદીઓને પકડવા માટે પોલીસ અને અર્ધ લશ્કરી દળો દ્વારા સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

રશિયાએ ખનીજ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો ઈનકાર કર્યા બાદ સાઉદી અરેબિયાએ ખનીજ તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો

ગઈકાલે જોર્ડનમાં ચાલી રહેલી એશિયાઈ ક્વાલિફાઇંગ સ્પર્ધામાં વિવિધ શ્રેણીમાં વિજય મેળવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરતાં તેઓ ટોકીયો ઓલિમ્પિક સ્પર્ધા માટે પાત્ર ઠર્યા છે

જ્યારે વિકાસ કૃષ્ણને જાપાનના ઓકોઝાવાને પરાજ્ય આપ્યો હતો

સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશ્વર પુજારા જ્યારે બંગાળની ટીમમાં રીધ્ધીમાન સાહ રમી રહ્યા છે સેમી ફાઇનલ મેચમાં બંગાળે કર્ણાટકને હાર આપી હતી જ્યારે સૌરાષ્ટ્રે ગુજરાતને હરાવ્યુ હતુ